કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરેલા ક્રષિ સુધારા અંગે સાચી માહિતી આપવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે

બનાવનાર વીર શહીદોને રાષ્ટ્રસપતિ પ્રધાનમંત્રી અને લોકસભા સ્પીકરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ડી

ની છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં આજે મતદાન ચાલી રહ્યું છે

વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ નેશનલ એકેડમીક ડિપોઝીટરી એનએડી પર ડેટા અપલોડ કરવામાં આવ્યા છે ભારતની અંકિતા રૈના અને એકતેરાઈનની જોડીએ દુબઈમાં યોજાયેલી અલહબતૂર ટેનિસ સ્પર્ધાની ફાઈનલમાં ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે

તેમણે વિશ્વભરમાં આ અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા કરીને પર્યાવરણ રક્ષણના નવા લક્ષ્યાંકો નિર્ધારીત કરવા તથા આ માટે યુવાપેઢીને પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું

ખેડૂત ભાજપ કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરેલા ક્રષિ સુધારા અંગે સાચી અને સયોટ માહિતી આપવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાએ ગાંધીનગરમાં શ્રી કમલમ ખાતે ભાજપના મીડિયા વિભાગ તથા ટીવી ડિબેટ ટીમના સભ્યોની ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતોને દેશભરમાં ઈચ્છામુજબ કૃષિ ઉત્પાદનોની તક મળતાં ખરીદી માટે તંદુરસ્ત હરિફાઈ થવાથી ખેડૂતોને યોક્કસ લાભ થશે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ

જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારોએ હંમેશા ખેડૂત કલ્યાણને અગ્રતા આપી છે આથી જ ખેડૂતોના કલ્યાણ માટે અમલી બનાવેલા કૃષિ સુધારાની સાચી માહિતી મીડિયાના માધ્યમથી સંબંધિતો સુધી પહોંચતી કરવી તે આપણી ફરજ છે

ખેડૂત ટેકો હરિયાણાના એક ખેડૂત પ્રતિનિધિમંડળે ગઈકાલે કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળીને નવા ક઼ષિ ધારાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે ભારત કિસાન સંગઠન માન હરિથાણાના પ્રતિનિધિમંડળે તેમના રાજ્ય એકમના વડા ગુણીપ્રકાશે જો નવા કૃષિ ધારા રદ કરાશે તો તેના વિરોધમાં આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી

ની તાજેતરમાં યોજાયેલી યૂંટણીમાં બોડોલેન્ડ પિપલ્સ ફ્રન્ટ બી

નવીન શેઠે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીફિકેટના વેરીફિકેશન થી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહશે સૌથી વધુ ડિગ્રી સર્ટીફિકેટ અપલોડ કરનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે

દેશની તમામ યુનિવર્સિટીઓ અને સ્ક્રલના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રી સર્ટીફિકેટનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટીફિકેટ્સનો જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાંન્ટ કમિશનના યુજીસી સંલગ્ન પ્રયાસથી નેશનલ એકેડમિક ડિપોઝીટરીની એનએડી શરૂઆત કરવામાં આવેલ છે

ઉલ્કા વર્ષા દરે વર્ષે કચ્છના રણને આવતા પ્રવાસીઓ માટે આ વખતે ઉલ્કા વર્ષા નિહાળવાની ખાસ વ્યવસ્થા સફેદ રણ કેમ્પેઈનના સહયોગથી ગોઠવવામાં આવી છે